આ કેમ્પમાં મળનાર સેવાઓમાં રાશનકાર્ડની અરજી આવકના દાખલા આધારકાર્ડ મા વાત્સલ્ય કાર્ડ વરિષ્ઠ નાગરિક પ્રમાણ પત્ર વિધવા સહાય દિવ્યાંગતા પ્રમાણપત્ર તથા એપ્રેન્ટિસ યોજનાની અરજી જેવી બાબતોનો સમાવેશ થાય છે કેવડીયા ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટિના સાનિધ્યમાં રાષ્ટ્રીયકક્ષાની ઊર્જા કોન્ફરન્સ અગિયાર અને બાર ઓક્ટોબર દરમ્યાન યોજાશે ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે દેશના તમામ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશમાં ઊર્જા મંત્રાલયનો હવાલો સંભાળતા મંત્રી આ કોન્ફરન્સમાં ભાગ લેશે જેનું ઊદઘાટન કેન્દ્રીયમંત્રી આર

સ્વચ્છ ઊર્જા ઉત્પાદનને વેગ આપવા ઊપર આ કોન્ફરન્સમાં ખાસ ચિંતન થવાનું છે સાથોસાથ વીજઉદ્યોગને સ્પર્શતી આર્થિક તથા ટેકનિકલ બાબતો ઊપર પણ ચર્ચા થશેં વીજળીના ઉત્પાદન અને વિતરણમાં ગુજરાતે હાંસલ કરેલી કામયાબી ઊપર અહીં ખાસ પ્રેઝન્ટેશન શ્રી પટેલ કરવાના છે જામનગરના સાંસદ પુનમબેન માડમની ગાંધી સંકલ્પયાત્રા યોથા દિવસે જોડીયા પંથકમાં પહોંચતા તેમનું ઠેરઠેર ભાવભીનું સ્વાગત કરાયું હતું જોડીયા ગામની ફન્નર શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં પ્લાસ્ટીકને તિલાંજલી આપવાના શપથનો કાર્યક્રમ સાંસદ પુનમબેનની હાજરીમાં યોજાઈ ગયો આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે ગાંધી ચિંતન માં આધારરૂપ એવી સ્વચ્છતા અને શ્રમદાનની વાત છેવાડાના સ્તરે સૌએ સાકાર કરવાની છે જેથી નયા ભારતનું નિર્માણ થઈ શકે પ્રકૃતિના જતન સાથે વિકાસ કરવાની સ્વચ્છ ઢબ અંગિકાર કરવા માટે મોદી સરકારે હાથ ધરેલી કામગીરીની રૂપરેખા તેમણે ગ્રામવાસીઓ સમક્ષ રજૂ કરી હતી ભાજપના પદાધિકારીઓ તથા સ્થાનિક આગેવોનો ગાંધી સંકલ્પયાત્રામાં જોડાયા હતા રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ ગાંધી સંકલ્પ યાત્રા આજથી શરૂ કરી છે મોરબી નજીક આવેલા શક્ત શનાળા ગામેથી યાત્રાના પ્રારંભ સમયે મોરબી પંથકના રાજકીય તથા સામાજીક આગેવાનો હાજર હતા યાત્રાનો પહેલો પડાવ નાની વાવડી ગામે થયો હતો જ્યાં સાંસદ શ્રી કુંડારીયાએ ગામડાને પ્લાસ્ટિકમુક્ત બનાવવા ઉપરાંત પર્યાવરણનું જતન કરવા સૌને આગ્રહ કર્યો હતો પ્રધાનમંત્રી મોદીએ સ્વચ્છતા તથા ટકાઉ વિકાસ માટે આદરેલી જેેમતની વાત પણ તેમણે ગ્રામવાસીઓ સમક્ષ કરી હતી

બેંક ખાતા સાથે આધારકાર્ડનું જોડાણ અનિવાર્ય હોવાની શરતમાં છૂટછાટ ફવે અપાશે મતલબ કે બેંક ખાતુ ધરાવતા લાભાર્થીને વાર્ષિક છ હજાર રૂપિયાની મદદ સીધી તેમના ખાતામાં જમા અપાશે ખેડૂત લાભાર્થીને વહિવટી મ્રશકેલીને લીધે લાભ મળતો અટકે નહિ તે માટે આ નિર્ણય લેવાયો છે તેવી માહિતી કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે આપી હતી

અમારા પ્રતિનિધિ જણાવે છે કે રાહ્લ ગાંધીની મુલાકાત અંગે મહત્વની બેઠક સુરતમાં થોજાઈ ગઈ જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાન હાજર હતા ચૂંટણી પ્રચાર સમયે રાહ્લ ગાંધીના પ્રવચનમાં બદનક્ષીભર્યા ઉચ્યારણ બદલ સુરતમાં કેસ થયેલો છે ઝાલાવાડમાં ધ્રાંગધ્રા ખાતે માર્કેટયાર્ડની ચૂંટણીમાં અધ્યક્ષ તથા ઊપાધ્યક્ષ બીનહરીફ ચૂંટાઈ આવ્યા છે ભાજપ પ્રેરીત પેનલ દ્વારા માર્કેટથાર્ડનો વહિવટ સારો યાલતો હોઈ બીજા વર્ષે પણ તેમને મેન્ડેટ મળ્યો છે અધ્યક્ષ તરીકે મહેશભાઈ પટેલ તથા ઊપાધ્યક્ષ તરીકે કનકસિંહ ઝાલા બિનહરિફ જાહેર થયા બાદ બંનેએ તેમની પસંદગી બદલ આભાર માન્યો હતો

પાટણ જિલ્લાના અધિક મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પડાયું છે કે જિલ્લામાં કાર્યરત તમામ હોટલ અને ગેસ્ટ હાઉસ જેવા એકમોએ તેમને ત્યાં રોકાયેલા પ્રવાસીની વિગત પથિક નામના સોફ્ટવેરમાં દાખલ કરવી ફરજીયાત છે પથિક જેવો ઓનલાઈન સોફટવેર અમદાવાદ પોલીસ દ્વારા તૈયાર થયેલો છે જેમાં પ્રવાસીની એટલી ઝીણવટભરી વિગત દાખલ કરવાની જોગવાઈ છે જેથી સંભવિત ગુનેગારને ઝડપી શકાય તથા ક્યાંક ગુનો કરી નાના ગામ શહેરમાં આશ્રય લેતા આરોપીને ઝબ્બે કરી શકાય

સંતરામપુર ખાતે તાજેતરમાં મા અમૃતમ કાર્ડ આવા બાળકોના પાલક માતાપિતાને અર્પણ કરવાનો કેમ્પ યોજાઈ ગયો જેમાં જિલ્લા કલેકટર આર

મહીસાગર જિલ્લા સમાજ સુરક્ષા કચેરીની પહેલ હેઠળ આરોગ્ય ખાતાએ અનાથ બાળકોને આરોગ્ય કવય આપવાની કામગીરી બનાવી છે ડાંગ જિલ્લામાં કાર્યરત તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી પોતાની નોકરી સાથે સાથે લોકસેવાની ફરજ પણ બજાવે છે દાતાઓ પાસેથી મળેલી પોષક ખાદ્ય સામગ્રીનું વિતરણ દર બુધવારે સગર્ભા બહેન તથા બાળકોને વિતરણ કરાય છે પૌષ્ટિક ખોરાકની અછત અને ઉણપ હોય તેવા જરૂરિયાતમંદ લોકોને બિસ્કીટ ચોકલેટ કેળા તથા સફરજન જેવા ફળ વગેરે પહોંચતા કરવા માટે દાન એકત્ર કરાય છે એકત્રિત થયેલી સામગ્રીનું વિતરણ કરવા જેવી સેવા કરતાં કર્મચારી પ્રત્યે લોકો સન્માનભરી નજરે જુવે છે સરદાર સરોવર નર્મદા ડેમ પરિસરમાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યાલતી ફેલિક્રોપ્ટર સેવા હાલ પૂરતી બંધ કરાઈ છે

એમ વાય શાહપુર ટ્યુટોરીયલે જે પી હાઈસ્ક્લને પ્રથમ દાવની સરસાઈથી હાર આપી હતી પ્રથમ બેટિંગ કરતાં એસ એમ વાય

જવાબમાં જે પી

કપાસી ક્રિકેટ સ્પર્ધામાં વિદ્યાનગર હાઇસ્ક્લે શારદા મંદિરને હાર આપી હતી

શક્તિધામ બહ્યરાજીમાં વિજયાદશમી પર્વના દિવસે સાંજે બહ્યર માતાજીની પાલખી બેચર ગામ સમીવૃક્ષ પૂજન માટે નીકળી હતી આ સમયે માતાજીને અતિ મૂલ્યવાન નવલખો હાર પહેરાવ્યો હતો

આ હાર વર્ષમાં માત્ર દશેરાએ જ માતાજીને પહેરાવાય છે